આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે યોજાયેલા રાજ્યપાલોના સંમેલનને સંબોધન કરા તા શ્રી કોવિંદે જણાવ્યું હતુ કે ધબકતી લોકશાહીવાળા સમાજમાં જાહેર શિક્ષણ પદ્ધતિએ મુખ્ય પાયો હોવાથી નવી શિક્ષણનીતિમાં જાહેર શૈક્ષણિક સંસ્થાઓને મજબૂત બનાવવા ઉપર ભાર મૂકાયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે નવી શિક્ષણ નીતિ ભારતીય યુવાનોને નવા પડકારોને પહોંચી વળવા સજ્જ બનાવે છે

આ ઉપરાંત જે લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે તેવા કોરોના વિનર્સનું પણ સન્માન કરવામાં આવશે વિરલ રાણા કોવિડ વિજય રથ કચ્છ કચ્છ ઝોનના કોવીડ વિજય રથને સાંસદ વિનોદ ચાવડા એ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું

કચ્છ ઝોનના કોવીડ રથના પ્રસ્થાન વેળાએ જીલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ ભુજ નગર અધ્યક્ષા લતા બેન સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

આ અંગે વધુ વિગતો આપતા આઈસીડીએસ શાખાના પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે આ આ મુજબ જણાવ્યું હતું

સ્વયંભૂ રીતે બંધ રહેતા બિદડા ગામ બીજા ગામો માટે પ્રેરણારૂપ સાબીત થયું છે આ અંગુ વધુ વિગતો આપતા બિદડાના સરપંચ સુરેશભાઈ સંઘારે આ પ્રમાણે જણાવ્યું હતું